પી ઇ કીટનું વિતરણ કર્યું છે

આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે કર વ્યવસ્થામાં કરદાતાની સમસ્યાઓનું સમાધાન કરાયું છે અને ટેકનોલોજીની મદદથી નિયમો અને દરેક બાબત સરળ બનાવી છે તેમણે કહ્યું કરદાતા અને કર અધિકારીની ઓળખમાં કોઈ ફરક ન હોવો જોઈએ અમારો પ્રયાસ કર વ્યવસ્થાને એકીકૃત સરળ અને વ્યક્તિગત વિક્ષેપ વિફીન બનાવવાનો છે

કરદાતાઓ સાથે ગૌરવપૂર્ણ વ્યવહાર કરવાની જવાબદારી કર અધિકારીઓની છે અને સાથે સાથે લોકોએ પણ કર યૂકવવાની જવાબદારી નિભાવવી જોઈએ તેમણે કહ્યું કે કરદાતા ચાર્ટર રાષ્ટ્રની વિકાસ યાત્રામાં એક મોટું પગલું છે કરદાતાના અધિકાર અને ફરજો સાથે લાવવા અને કરદાતા પ્રત્યેની સરકારની જવાબદારીઓ નક્કી કરવા તે એક પગલું છે શ્રી મોદીએ કહ્યું કે સુધારાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ સતત વધી રહ્યો છે કોરોના સંકટ દરમિયાન વિક્રમ રૂપ વિદેશી મૂડીરોકાણ એ તેનું ઉદાહરણ છે

ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપવા પ્રામાણિક કરદાતાઓનું સન્માન કરવા માટેના સીધા કરવેરા સુધારાઓનું અનાવરણ કર્યુ હતું

અમિત શાહ ટેક્સ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મળા સીતારમણ દ્વારા કરદાતાઓને મહત્વની ભેટ આપવામાં આવી છે એક ટ્વિટમાં શ્રી શાહે કહ્યું હતું કે ફેસલેસ આકારણી ફેસલેસ અપીલ અને કરદાતાઓના ચાર્ટર જેવા સુધારા સાથે કરવેરા પ્રણાલી વધુ મજબૂત બનશે તેમણે કહ્યું મોદી સરકારે ભારતની પ્રગતિ અને વિકાસની કરોડરજ્જુ એવા પ્રામાણિક કરદાતાઓના સશક્તિકરણ અને સન્માન માટે અનેક મહત્ત્વના નિર્ણયો લીધા છે શ્રી શાહે વધુમાં કહ્યું કે લધુતમ સરકાર અને મહત્તમ શાસનના સંકલ્પ તરફનું એક બીજું પગલું છે રેલવે ઇ પાસ રેલ્વે બોર્ડ ચેરમેને આજે માનવ સંપત્તિ વ્યવસ્થાપન માટેના રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ આધારિત ઇ પાસનો પ્રારંભ કર્યો છે આ પ્રસંગે ઇ પાસ મોડ્યુલના વિવિધ પાસાંઓ અને તબક્કાવાર અમલીકરણ અંગે માહિતી આપી હતી પાસ આપવાની પ્રક્રિયા મોટાભાગે ભારતીય રેલ્વેના કર્મચારીઓ માટે ઑનલાઇન ટિકિટ બુકિંગ માટેની સુવિધા પૂરી પાડશે

કર્મચારી કોઈપણ જગ્યાએથી ઑનલાઇન પાસ માટે અરજી કરી શકશે અને ઇ પાસ ઑનલાઇન મેળવી શકશે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા અને પાસ મોબાઇલ લક્ષી છે

આ પ્રોજેક્ટ એ ભારતીય રેલ્વેની સંપૂર્ણ ડિજિટાઇઝેશન માટેની વ્યાપક યોજના છે

પી ઇ કીટનું વિતરણ કર્યું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર સરકાર કોવિડ નિયંત્રણના પ્રયત્નોને પૂરક બનાવવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે તબીબી પુરવઠો પૂરો પાડે છે કેન્દ્ર દ્વારા પૂરા પાડવામાં આવતા મોટાભાગના ઉત્પાદનો શરૂઆતમાં દેશમાં બનાવવામાં આવતા ન હતા રોગચાળાને કારણે વધતી વૈશ્વિક માંગને પરિણામે વિદેશી બજારોમાં તેમની અછતની ઉપલબ્ધતા જોવા મળી આરોગ્ય કાપડ અને ફાર્માસ્યુટિકલ્સ મંત્રાલય ડીઆરડીઓ અને અન્યના સંયુક્ત પ્રયાસોથી સ્થાનિક ઉદ્યોગને પી

પરિણામે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા માટે સંકલ્પ મજબૂત કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલો મોટાભાગનો પુરવઠો સ્થાનિક રીતે ઉત્પાદિત થાય છે

અને સારવાર બાદ તેઓ ઘરે પરત ફર્યા છે

દેશમાં કોરોના પોઝીટીવનાં સક્રિય કેસની સંખ્યા પણ ઓછી થઇ છે

આજે રેલવેએ ખાનગી ઓપરેટરો માટે એક મુસદ્દા બહાર પાડ્યા છે ખાનગી રેલ્વે ઓપરેટરોએ જો ટ્રેનો મોડી પડે છે અથવા વહેલી પહોંચે છે તો ભારે દંડ યૂકવવો પડે છે

દસ્તાવેજમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રેલવે ખાનગી કંપની સાથે આવક વહેંચશે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે કે તે એકંદર આવકની પ્રામાણિકતા અને વિશ્વાસપૂર્વક અહેવાલ આપે તે માટે તેના પ્રતિનિધિઓને નિયુક્ત કરશે

જયશંકરે આજે જર્મનીના વિદેશમંત્રી સાથે હાલની કોવિડની સ્થિતિ અને રસી સહયોગ અંગે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી આ અંગે ટ્વીટર પર ડોકટર એસ જયશંકરે જણાવ્યું કે બંન્ને દેશોના વિદેશમંત્રીઓએ યુરોપ અને એશિયાના વિકાસની સમીક્ષા કરીને બંન્ને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સહિત બહ્રપક્ષીય ભાગીદારીને સહમતિ આપી છે